જેનો ઉદેશ્ય લોકોના બેંક ખાતા ખોલાવવાનો હતો પ્રધાનમંત્રી જનધન યોજનાના કારણે કરોડો પરિવારોનું ભવિષ્ય સુરક્ષિત થયું છે આ અંગે કચ્છ જીલ્લાના લીડ બેંક મેનેજર અને બેંક ઓફ બરોડાના ચીફ મેનેજર સંજય સિન્હાએ કચ્છમાં જનધન ખાતા અંગે આ પ્રમાણે માહિતી આપી હતી

મુખ્યમંત્રી શ્રી રૂપની સમક્ષ આ વિઅસ્ત્રન તત્કાલીન જનપ્રતિનિધિ પ્રદ્યુમનસિંહ જાડેજાએ યુવા છાત્રોના હિતમાં રજૂઆત કરી હતી આ કોલેજનું સંચાલન રાજ્ય સરકાર ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થા તરીકે કરે તો નખત્રાણા ઉપરાંત તેની આસપાસના ગામોના છાત્રોને ઘર આંગણે જ અભ્યાસની સુવિધા મળી રહે વિદ્યાર્થીના વ્યાપક હિતમાં સંવેદનાત્મક પર્તીસાદ મળતા જીએમડીસી નખત્રાણા આર્ટસ અને કોમર્સ કોલેજને ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થા તરીકે રાજ્ય સર્જ્કાર દ્વારા મંજુરી અપાઈ છે

એસ આઈ ના સાત નવા વિભાગોની રચના કરી છે

મધ્યપ્રદેશ તમિલનાડુ ઉત્તરપ્રદેશ કર્ણાટક અને બંગાળ

આરતી ભદ્દ વરસાદ આજે સમગ્ર જીલ્લામાં વરાપની વચ્ચે પણ ક્યાંક ઝરમર અને ઝાપટા સ્વરૂપે પાણી વઠ્ઠી નીકળ્યા હતા અબડાસાના ગામો અને નલિયામાં પણ વરસાદ થવા પામ્યો હતો